આ ખરડો આ વર્ષે એપ્રિલમાં જાહેર કરેલ મહામારી સંશોધન અધ્યાદેશનું સ્થાન લેશે આ ખરડામાં આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને નુકશાન પહોંચાડવા કે પછી તેમના જીવનને ખતરારૂપ બનાવવા જેવી ગતિવિધિઓને અપરાધરૂપ ગણવા અને તેવા અપરાધીઓને જામીન પણ ન આપવા જેવી સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે આ ઉપરાંત ત્રણ કે પાંચ મહિના જેલની સજા અને પચાસ હજારથી બે લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઇ આ ખરડામાં કરવામાં આવી છે

લોકસભા શ્રમ વિધેયક કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે લોકસભામાં કામદારોની કાર્ય સ્થિતિમાં સુધારો લાવવા અને કાર્યસ્થળ પર તેમના હિતોના રક્ષણ માટે ત્રણ વિધેયકો રજૂ કર્યાં

શ્રી ગંગવારે આ પહેલા પાછલા વર્ષે પણ આ વિધેયક સંસદમાં રજૂ કર્યા હતા જેમણે આજે તેમણે પાછા લઇ ફરી નવા વિધેયકો રજૂ કર્યાં

પી સદસ્ય એન

પ્રેમચંદ્રન કોંગ્રસના મનીષ તિવારી અને શશિ થરૂર અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય એ

આરિફે પહેલાના વિધ્યકને પાછા લાવા બદલ નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે આ વિઘેયક સ્થાયી સમિતિને મોકલાય ગયા છે તેમણે નવા વિધેયકોને પણ સ્થાયી સમિતિને મોકલવા માંગ કરી શ્રી ગંગવારે જણાવ્યું કે આ ત્રણ વિધેયકોની રચના કરતી વખતે વિવિધ હિતધારકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા

રાજ્યના મુખ્યમંત્રી કે

તૈલંગણા રાષ્ટ્ર સમિતિ સંસદીય દળના નેતા ડોકટર કે કેશવ રાવે પણ સંસદમાં આ બિલનો વિરોધ કર્યો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે નવી શિક્ષા નિતિથી બારત વિશ્વમાં જ્ઞાનના કેન્દ્રના રૂપમાં ફરીથી ગૌરવ પ્રાપ્ત કરશે

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ નિતિ આપણા યુવાઓના ભવિષ્યને મજબૂત તો કરશે સાથે દેશને આત્મનિર્ભર બનાવવા પણ સહાયક થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશેષ કાર્યક્રમને પૂર્વ રેકોર્ડ કરેલા વિડિયો નિવેદન દ્વારા સંબોધન કરશે

દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર વધી રહયો છે તેમજ કોવિડના એકટીવ કેસોની સંખ્યા ઓછી થઇ રહી છે

મંત્રાલયે જણાવ્યું છે કે તપાસ અને ઉપચારના અસરકારક અમલથી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે

દિલ્ફીના પ્રીતમપુરામાં તેમના ગર પર તપાસ દરમિયાન એક લેપટોપ અને ભારતીય રક્ષા વિભાગોથી જોડાયેલ કેટલાક ગોપનીય દસ્તાવેજ જપત કરવામાં આવેલ છે

કેટલાક દિવસો પહેલા ગુપ્તચર શાખાને બાતમી મળ્યા બાદ ગયા રવિવારે રાજીવ શર્મા વિરૂધ્ધ એક એફઆઇઆર દાખલ થઇ હતી અને આગળના દિવસે તેની ધરપકડ કરવામાં આવી છે

આ મેઇ ચીનના ગુપ્તચર અધિકારી માઇકલે તેનો સંપર્ક કર્યો અને તેને મળવા ચીનના કનમીંગ બોલાવ્યો હતો આ દરમિયાન માઇકલે તેને ભારત ચીન સંબંધોમાં વિવિધ જાણકારી મેળવવા જણાવ્યું હતું ભારત બાંગ્લાદેશ ભારત અને બાંગ્લાદેશે પોતાની સરહદ પર હથિયારો માદક પદાર્થોની હેરાફેરી જેવી ગુનાહિત પ્રવૃતિઓને ઘટાડવા સંયુક્ત સંકલિત સરહદ પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમત થયા છે

આજે ઢાંકામાં આ કોન્ફરન્સનું સમાપન થયું બેઠકમાં થયેલી ચર્ચાનો સંયુક્ત રેકોર્ડ આજે જાહેર કરવામાં આવ્યો સરહદની સુરક્ષા કરતાં જવાનો પર વધી રહેલા હિંસક હ્મલાઓને ધ્યાનમાં રાખતાં બંન્ને દેશ હેરાફેરીમાં સામેલ તસ્કરોની સૂચિ માટે પણ સહમત થયા છે માનવ તસ્કરી અને ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય સીમા પાર કરવા પર રોક લગાવવા માટે યોગ્ય પગલાં લેવા ભારત અને બાંગ્લાદેશ બંન્ને દેશોએ સહમતિ દર્શાવી છે બાંગ્લાદેશે ભારતને ખાતરી આપી છે કે તે કોઇપણને ભારત વિરોધી ગતિવિધો કરવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા દેશે નહિં

એનઆઇએ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ ધ્વારા પશ્ચિમ બંગાળ અને કેરળમાં અલ કાયદા સાથે જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તપાસ સંસ્થાએ કેરળમાં અર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કેટલાક સ્થળો પર એક સાથે દરોડા પાડીને અલકાયદાના પાકિસ્તાન પ્રેરીત જુથથી જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલાઓમાં પશ્ચિમ બંગાળના છ અને કેરળના ત્રણ આતંકવાદીઓનો સમાવેશ થાય છે એનઆઇએ એક નિવેદનમાં જણાવ્યું કે આ આતંકવાદીઓનો નિર્દોષ લોકોને મારવા તેમજ તેમના મગજમાં આતંકનો ડર ઉભો કરવાના ઉદેશ્યથી ભારતના મહત્વપુર્ણ સ્થળો પર હ્મલા કરવાની યોજના બનાવી રહયાં હતા